ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં હવે બે હજાર રૂપિયાના બદલે આઠસો રૂપિયામાં થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી

નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે આ જાહેરાત કરી છે તેમણે ઉમેર્થું હતું કે રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઈ આમ આદમીની આર્થિક હિતમાં આ નિર્ણય રૂપાણી સરકારે લીધો છે

તેમણે કહ્યું હતું કે ટેસ્ટિંગમાં વપરાતી કીટના ઉત્પાદનમાં વધારા સાથે તેના ભાવમાં ઘટાડો નોંધાતા આવો લોક હિતનો નિર્ણય સંભવ બન્યો છે રાજકોટ ના ભાજપ અગ્રણી અને રાજ્યસભા સાંસદ અભય ભારદ્રાજ નું કોરોના સારવાર દરમ્યાન ચેન્નઈ ખાતે નિધન થયું છે

રાજકોટ ની સિવિલ હોસ્પિટલ માં સારવાર દરમ્યાન તેમની તબિયત વધુ ખરાબ થતાં એર એમ્બુલન્સ દ્વારા તેમણે ચેન્નાઈ ખસેડવામાં આવ્યા હતા જ્યાં કેફસા ની સારવાર દરમ્યાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા રાજકોટ ખાતે તેમના નશ્વર દેહ ની અંતિમ વિધિ યોજવા માટે તજવીજ હાથ ધરાઇ હોવાનું અમારા પ્રતિનિધિ જણાવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ દિવંગત ને શોકાંજલી પાઠવતા ટ્વિટ માં કહ્યું છે કે બાહોશ વકીલ તરીકે તેજસ્વી કારકિર્દી ધરાવતા અભયભાઇ સમાજ સેવા માં પણ આગળ પડતાં હતા અને તેમની વિદાય થી મોટી ખોટ પડી છે ગૃહ્મંત્રી અમિત શાહે પણ શ્રધ્ધાજંલિ પાઠવી છે રાજયપાલ આચાર્ય દેવ વ્રતે સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલી પાઠવતા કહ્યું છે કે તેમની અણધારી વિદાય થી ગુજરાત ના જાહેર જીવન માં મોટી ખોટ પડી છે ભાજપ ના પ્રદેશ પ્રમુખ સી

પાટિલે પોતાના શોક સંદેશા માં કહ્યું છે કે અભયભાઇ ને વિદાય થી ભાજપે એક સન્નિષ્ઠ અને કર્મઠ કાર્યકર્તા ગુમાવ્યો છે

કર્ણાટકના રાજયપાલ શ્રી વજુભાઇ વાળાએ પણ શ્રધ્ધાંજલિ પાઠવી છે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે પણ સદગતને શ્રધ્ધાંજલી પાઠવી છે દરમિયાન સ્વર્ગસ્થ અભય ભારદ્વાજના પાર્થિવદેહને આજે રાજકોટ ખાતે લાવવામાં આવશે જ્યાં કોરોનાના દિશાનિર્દેશો અનુસાર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે

તેમણે વધુમાં જણાવ્યુ છે કે ભારત સરકાર દ્વારા તાજેતરમાં પી

રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા અમ

અને બી યુ

વેન્ટીલેટર સહિત આઇ સી યુ

બી બી

જીટીયુ દ્વારા આગામી દશમી ડિસેમ્બરથી ઓફ લાઈન પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ રાજ્યમાં કોરોનાના કેસ વધતાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી આ પરીક્ષાઓ હાલ પુરતી સ્થગિત કરવામાં આવી છે જીટીયુના કુલપતિ ડોક્ટર નવીન શેઠે જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તથા હવે પછી પરીક્ષાઓ જ્યારે પણ યોજાશે ત્યારે ઓફ લાઈન યોજાશે

છોટા ઉદ્દેપુર જિલ્લાના નસવાડી ધોરીમાર્ગ પર થયેલા માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે જ્યારે એકને ગંભીર ઇજા થઈ છિં છોટા ઉદ્દેપુર જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે નસવાડી ધોરીમાર્ગ પર ગોવિંદપુરા ગામ પાસે ટ્રેલર સાથે બાઇક ટકરાતાં થયેલા તા

જ્યારે અન્ય યુવાનને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે બોડેલીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે દ્રેલર ચાલકે સ્ટ્રેરિંગ ઉપરનો કાબૂ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો પોલીસે અકસ્માતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે રાજકોટ શહેરમાં પ્રવેશતા બહારના મુસાફરો દ્વારા કોરોનાનું સંક્રમણ ન થાય અને જો મુસાફરો કોરોનાથી સંક્રમિત હોય તો તેમની સારવાર થઇ શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટના રેલવે સ્ટેશન અને એરપોર્ટ ખાતે ટેસ્ટિંગ બુથ શરુ કરવામાં આવ્યા છે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી શ્રી રાઠોડે જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં આવતા બહારના મુસાફરો કોરોના સંક્રમિત હોય તો તેમનું વહેલું નિદાન થઇ શકે અને બીજાને ચેપ ન લાગે તે માટે ટેસ્ટિંગ બુથ વધારવામાં આવ્યા છે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ડો

ભારતીય જનતા પાર્ટી દ્વારા દીવ પ્રવક્તા તરીકે કિર્તી ગોહિલની નિમણૂક કરવામાં આવી છે

અને સરકારની વિવિધ યોજનાઓ દરેક નાગરિક સુધી પહોંચાડે છે જેથી તેઓ તે યોજનાઓનો લાભ લઈ શકે